જમ્મુ કાશ્મીરમાં મતવિસ્તારોના સીમાંકન માટે સીમાંકન પંચની રચના અંગેના અખબારી અહેવાલોને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યા છે ઇસરો દ્વારા ચંદ્ર પરના બીજા મિશન ચંદ્રયાન બે ને નવમીથી સોળમી જુલાઈ વચ્ચે અવકાશમાં છોડવામાં આવશે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે આ વર્ષે હવાના પ્રદૃષણ વિષય પર

દેશમાં ઇદ ઉલ ફિત્રનો તહેવાર પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યો છે આઈસીસી વિશ્વ કપમાં આજે સધમ્પટન ખાતે ભારત અને દક્ષિણ

તેમાં સ્પષ્ટતા કરી છે કે મંત્રાલયની બેઠકમાં આ મુદ્દે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી

ઇસરોએ જણાવ્યું કે શ્રી ફરિકોટા ખાતેથી જીએસએલવી માર્ક ત્રણ મારફતે ચંદ્રયાન બે છોડવામાં આવશે આ ચંદ્ર મિશનમાં ઓર્બિટર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન એમ ત્રણ મોડ્યુલ તૈયાર કરાયા છે ઇસરોના બેંગ્લુર્ડ કેમ્પસમાં આ માટેની ચકાસણી ચાલી રહ્યી છે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર રોવર મૂકનાર ભારત એકમાત્ર દેશ બનીને ઇતિફાસ રચે તેવી સંભાવના સર્જાઇ છે

અમરનાથ યાત્રા પુરી થયા બાદ વિવિધ જુથોના અભિપ્રાય મેળ્વયા બાદ વિધાનસભાની ચુંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવશે એમ પંચે જણાવ્યું છે

સલામતી દળીએ કહ્યું કે પુલવામા જિલ્લાના નરબલ કાકાપોરા વિસ્તારમાં હૃથિયારધારી લોકોએ મફિલા પર તેના ઘરમાં જઈને ફમલો કર્યો ફતો

સલામતીદળોએ આ વિસ્તારમાં પહોંચી જઈને ફમલાખોરોને પકડવાની કાર્યવાફી શરૂ કરી ફતી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે

વૈશ્વિક આર્થિક સંકેતો અંગેના અહેવાલમાં વિશ્વ બેન્કે આગામી બે વર્ષ દરમિયાન પણ વૃદ્વિદર સાડા સાત ટકા જળવાઈ રફેશે તેમ જણાવ્યું છે અફેવાલમાં જણાવ્યા અનુસાર સ્વદેશી વપરાશ અને મૂડીરોકાણને પણ તેનાથી લાભ થશે રીઝર્વ બેન્ક દ્વારા કુગાવાના નિયંત્રણનાં પગલાં અને આર્થિક નીતિના કારણે ઘિરાણવૃદ્ધિ પણ જાવા મળશે

આ માટે રીટર્નની અંતિમ તારીખ દસમી જુલાઈ નકકી કરી છે

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડની યાદી અનુસાર સમયસર રીટર્ન રજુ કરી શકાય તે હેતુથી અને ઓનલાઈન કાર્યવાફી થઈ શકે તે ફેતુથી આ તારીખ લંબાવવામાં આવી છે

પૃથ્વી અને કુદરતને સુરક્ષિત કરવા માટે હકારાત્મક પર્યાવરણીય પગલા લેવા વૈશ્વિક જાગરૂકતા વધારવા દર વર્ષે પાંચમી જૂને ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણમંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે સેલ્ફી વીથ સેપલિંગ અભિયાનનો આરંભ કર્યો છે અને લોકોને ફાથમાં છોડ રાખીને સેલ્ફી પડાવવા તથા તેને સામાજિક માધ્યમોમાં મૂકવા જણાવ્યું છે નવી દીલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો હતો તે દ્વારા પર્યાવરણ જાળવણીના પ્રશ્નો અને સુરક્ષાની ચળવળને લોકોની ઝુંબેશ બનાવવા પર ભાર મૂક્યો હતો

જાણીતા ક્રિકેટર કપિલદેવ અને કલાકાર જેકી શ્રોફની ફાજરીમાં આજે નવી દિલ્ફીના પર્યાવરણ ભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પર્યાવરણમાં ફવાના પ્રદૂષણના કારણે આરોગ્યને થતા નુકસાન પર વિશેષ જાગૃતિ ઉભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે

પ્રકૃતિના સ્વચ્છ વાતાવરણ સાથે ફળીમળીને રફેવાથી ભવિષ્ય વધુ સારુ થશે

જા કે દીલ્ફીમાં ચાંદ દેખાયો નહોતો પરંતુ બિફાર અને ઉત્તરાખંડમાં દેખાતા આજે ઈદ ઉજવવાનો નિર્ણય કરાયો ફતો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સૌ મુસ્લીમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે પ્રેમ અને આનંદમાં સૌ સફભાગી બને એ જ ઉત્સવોનું મફત્વ રફયું છે

રમઝાન ઇદ નિમિત્તે ઇદગાા્માં વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી

ભોપાલમાં શફર કાઝી દ્વારા ખાસ નમાજ પઢવામાં આવી હતી તેલંગાણામાં તમામ મસ્જદો ઇદગાફો અને સાર્વજનિક સ્થળો પર ઇદના તફેવાર પ્રસંગે ખાસ પ્રાર્થનાનું આયોજન થયું છે

ચંદ્રશેખર રાવ અને રાજકીય પક્ષોના નેતાઓએ ગઇકાલે રાત્રે ચાંદ દેખાયા પછી લોકોને શુભેચ્છા પાઠવી હતી

જે બપોરે ત્રણ વાગે શરૂ થશે ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે પણ બીજી એક મેચ રમાવાની છે આ અગાઉ શ્રીલંકાએ અફઘાનીસ્તાનને ફરાવી પ્રથમ જીત મેળવી છે

આ માટે ઈસરોના ઉપગ્રહની મદદ લેવામાં આવી છે ઈસરોના કાર્ટોસેટ અને રીસેટ ઉપગ્રહોની તસવીરોના આધારે માહિતી મેળવવામાં આવી રફી છે

ગયા સોમવારે તે લાપતા બન્યું ફતું આસામના જારફટ ફવાઈ મથકેથી ઉડયા બાદ તેણે સંપર્ક ગુમાવી દીધો છે

ભૂમિદળ નૌકાદળ પોલીસ અને વફીવટી તંત્ર શોધખોળમાં સક્રિય બન્યા છે

એક અરજી સંદર્ભમાં ટ્રીબ્યુનલ દ્વારા નીતી ધડવા પર ભાર મુકવામાં આવ્યો છે આ માટે પર્યાવરણ અને વન મંત્રાલય તથા માર્ગ પરીવફન મંત્રાલય વચ્ચે સંકલન કરીને બે મફિનામાં સોગંદનામું રજુ કરવા જણાવવામાં આવ્યું છે

તેઓ વોશિંગ્ટન ડીસીના સાતમા જિલ્લામાંથી ચૂંટાયા છે